તેમણે જણાવ્યું કે કઠીન પરિસ્થિતીમાં કાર્ય કરતા પોલીસકર્મીઓને કામકાજના સ્થળે અને વિરામ દરમ્યાન પોતાના નિવાસે યોગ્ય વાતાવરણ અનુભવાય તેવી મોકળાશ વાળી કચેરીઓ આવાસો પોલીસ આવાસ નિગમ નિર્માણ કરે છે તે અભિનંદનીય છે

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ કર્મીઓને બે રૂમ રસોડાના સંપૂર્ણ સુવિધા સજજ મકાનો આપવાની સરકારની પ્રતિબધ્ધતા દોહરાવી હતી

જેના ભાગ રૂપે તાલુકા પંચાયત ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ કાર્યક્રમ વર્કશોપનું સરકાર દ્વારા સર્વેક્ષણ કાર્યક્રમમાં શાળાઓ આંગણવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાટ બજાર ધાર્મિક સ્થળો સ્વચ્છતા સમાજ સુધારણા બાબતો ધ્યાને લેવાશે સ્વચ્છ સર્વેક્ષણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો તેમજ ગ્રામીણ સમુદાયના વિચારોમાં પરિવર્તન લાવવું ઘન કચરા નિકાલની યોગ્ય વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થા પ્રચાર પ્રસારની કામગીરી વિશે ચર્ચા ત્રણ પ્રકારના સર્વેક્ષણની ચર્ચા કરી હતી આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ વર્કશોપ અંગેની માહિતી આપી હતી વીરલ રાણા ટપ્પર ડેમ કચ્છમાં હજુસુધી મેઘરાજાએ મહેર વરસાવી નથી તેથી આગામી દિવસોમાં પીવાના પાણીની કટોકટી ન સર્જાય તે માટે સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે નર્મદા કેનાલમાં પાણી છોડીને ટપ્પર ડેમમાં ભરવામાં આવશે

યુનિમાં અમુક બેઠકોની મર્યાદા સાથે વહેલા તે પહેલાના ધોરણે બન્ને પરીક્ષાના ગાઇડેન્સ લેકચરમાં જોડાવવા ઇચ્છતા ભાઇ બહેનોએ પ ઓગષ્ટ સુધીમાં મૈત્રી ગાંધી તથા જાગૃતિ પંડયાનો સંપર્ક કરી નામ નોંધણી કરાવવાની રહેશે

છાત્રોને સ્ટડી મટીરીયલ તથા અન્ય સુવિધા યુનિ દ્વારા આપવામાં આવશે કચ્છના વધારેમાં વધારે વિધ્યાર્થીઓ નેટ અને જીસેટની પરીક્ષા પાસ કરી અધ્યાપક બનવા માટેની લાયકાત પ્રાપ્ત કરે તે માટે કચ્છ યુનિની ટીમ સક્રીય પ્રયાસો કરી રહી હોવાનું એક યાદીમાં જણાવાયું છે